ભાજપ અને શીવસેના મહારાષ્ટ્ર વિધાનસભાની યુંટણીમાં નાના પક્ષોને સાથે રાખીને યુંટણી લડશે કાશ્મીરની બધી સ્ફ્રલો ગુરૂવારે ફરીથી શરૂ થશે કોલેજા નવમી ઓક્ટોબરથી શરૂ થશે

પાકિસ્તાની દળોએ ગોળીબાર કર્યો વેપાર ક્ષેત્રના એપ્રેન્ટીસોને આપવામાં આવતું લધુત્તમ સ્ટાઈપન્ડ પાંચથી નવ હજાર રૂપિયા પ્રતિમાસ સુધી આપી શકાશે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

રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે આયુષ્માન ભારત થોજનાને એક વર્ષ પુર્ણ થયું તે નીમીત્તે બે દિવસ માટેના આરોગ્ય મંથન કાર્યક્રમનું આયોજન કર્યુ છે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 આયુષ્માન યોજનાના અમલીકરણમાં આવેલી મૃશ્કેલીઓ અને તેના ઉપાયો અંગે ચર્ચા કરવા એક મંય પુરો પાડવો તે આરોગ્ય મંથન કાર્યક્રમનો હેતુ છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ વર્ગના લોકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું આર્થિક કવય આપવાનો હેતુ છે જેનો લાભ સમગ્ર દેશના દસ કરોડ ગરીબ પરિવારોને થઈ રહ્યો છે

અને તે માટે દસ કરોડ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા છે

એક ટ્વીટમાં શ્રી મોદીએ શ્રી કોવિંદને લાંબા અને આરોગ્યપ્રદ જીવનની શુભકામના પાઠવી છે તેમણે જણાવ્યું હતું કે ભારતે તેમની આંતરદ્રષ્ટિ અને નીતીગત બાબતોની સમજથી નોંધપાત્ર લાભ મેળવ્યો છે અને ગરીબ તથા દલિત લોકોના સશતેક્તકરણ પ્રત્યે શ્રી કોવિંદનો ઉત્સાહ હંમેશાં જાઈ શકાય છે

આ પક્ષોમાં રામદાસ આઠવલેનો આરપીઆઈ મહાદેવ જાખડનો રાષ્ટ્રીય સમાજ પક્ષ વિનાયક મેટેનો શિવ સંગ્રામ અને સદાભાઉનો રથત ક્રાંતી સંગઠન પક્ષોનો સમાવેશ થાય છે ભાજપ અને શિવસેનાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની અંતિમ થાદી ટુંક સમથમાં પ્રકાશિત કરાશે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

રામન્નાના વડપણ હેઠળની બેંચને સુપ્રત કરી હતી બંધારણીય બેંચના અન્ય ન્યાયાધિશો છે એસ

કૌલ આર

ગવઈ અને સુર્થકાંત

વિભાગીય કમિશનર બશીર અહેમદ ખાને બધા જ નાયબ કમિશનરો અને નિયામકોને ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર આભાર નિહારીકા રવિથા માસમાં સરકારી તથા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હોવાથી આ મહિનાની ટ્યુશન ફી અને બસ ફી વિદ્યાર્થીઓ પાસેથી નહીં લેવાય તે બાબત સુનિશ્વત કરવાના નિર્દેશો આપ્યા છે તેમણે કહ્યું કે જા કોઈ શૈક્ષણિક સંસ્થા સરકારી આદેશનો ભંગ કરતી જણાશે તો તેને મોટો દંડ કરાશે શ્રી ખાને ભાર પૂર્વક જણાવ્યું હતું કે સરકારી નિર્દેશોનું અક્ષરશઃ પાલન નહીં કરનાર શાળાઓની નોંધણી રદ કરાશે

સંરક્ષણ પ્રવક્તાએ જમ્મુ આકાશવાણીને જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ પૂંછ જિલ્લાના શાહપુર અને કિર્તી સેક્ટરમાં તોપમારો કર્યો હતો જાકે ભારતીય સૈનિક્રોએ તેનો વળતો જવાબ આપ્યો હતો દરમિયાન ગઇરાત્રે કઠુઆ જિલ્લાની મન્યારી પોસ્ટ ઉપર પાકિસ્તાની દળોએ યુદ્ધ વિરામનો ભંગ કરતા બીએસએફના એક જવાનને ઇજાઓ થઈ હતી

કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી કૌશલ્ય વિકાસ અંગે રાજ્યોના મંત્રીઓની પરીષદમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે લધુત્તમ સ્ટાઈપેન્ડ ચોગ્યતાના આધારે અપાશે અને તે પાંયથી નવ હજાર રૂપિયા પ્રતિમાસ સુધી આપી શકાશે યાર અથવા તેનાથી વધુ કર્મચારીઓ ધરાવતો નોકરીદાતા એપ્રેન્ટીસો રાખી શકશે શ્રી પાંડેએ રાજય સ્તરે તથા ગ્રામીણ સ્તરે કૌશલ મિત્રનું માળખું રચવાની જરૂર ઉપર ભાર મુકથો હતો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

બી હોલમાં આવતીકાલથી આગામી છઠ્ઠ ઓકટોબર દરમિથાન ગાંધી ફિલ્મ મહોત્સવ ઘોજાશે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

જેમાં રિચાર્ડ એટનબરોની ગાંધી શ્યામ બેનેગલની ધ મેકિંગ ઓફ મહાત્મા જહાનું બરૂઆની મેને ગાંધી તો નહીં મારા સહિતની ફિલ્મો દર્શાવવામાં આવશે ફિલ્મ ડિવિઝન પદયાત્રા પણ યોજશે

વ્યકિતઓ ઉદ્યોગસાહસીકો કંપનીઓ સ્ટાર્ટઅપ અને અન્યો યુકવણી તથા પતાવટની વ્યવસ્થા અંગેની સ્પર્ધામાં જ્યારે સ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ યુકવણી તથા પતાવટની વ્યવસ્થા અંગે નવતર કલ્પના અંગેની સ્પર્ધામાં ભાગ લઈ શકશે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

રાજ્ય સરકારે બેઠકો અને પરિષદોમાં પાણી આપવા માટે પ્લારેસ્ટકના બદલે ધાતુ કાય અથવા અન્ય સામગ્રીની બોટલોનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે

ધતવાલીયાની પ્રેસ ઇન્ફીરમેશન બ્યુરો પીઆઈબીના મુખ્ય મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે સરકારી પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ સીતાંષુ કારના અનુગામી બનશે

આકાશવાણીના સમાચાર વિભાગના મુખ્ય મહાનિદેશક ઇરા જાશીને પ્રકાશન વિભાગનો વધારાનો હવાલો સોંપાથો છે

જે અંતર્ગત દુકાનદારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને અન્ય ગ્રાહકોની સરખામણીમાં જરૂરી સ્તુઓ ખરીદવા ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ પહેલનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકો પ્રતિ સન્માન વ્યક્ત કરવા અને તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો છે

કવોલીફાઈવ રાઉન્ડમાં તે પાંચમાં સ્થાને રહી હતી